દેશવ્યાપો રસીકરણ ઝુંબેશને ઝડપી બનાવવા મહત્વના પગલા તરીકે કેન્દ સરકારે આ મહિના ના તમામ દિવસોમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના કોવિડ રસીકરણ કન્દોને કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે આજે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પદેશોને પત્ર લખ્યો છે જેમાં સરકાર દવારા જાહેર કરેલી રજાઓ સહિત મહિનાના બધા જ દિવસોમાં આ તમામ કેન્દોમાં કોવિડની રસી આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્ય છે રાજયો અને કેન્દશાસિત પદેશો સાથે વિગતવાર વાતચિત પછી આ પગલું લવામાં આવ્યું છે જેથી વધુને વધુ લોકો રસીકરણની સુવિધાનો લાભ મેળવો શકે

અને અગાઉ જાહેર કરલા નિયત કાયકમ મુજબ જ પરિક્ષા લેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી

પટેલે આજે ગાંધીનગરમાં બહાર પાડેલી સતાવાર યાદોમાં આ સ્પષ્ટતા કરી છે

જનરલ હોસ્પિટલમાં આંખના વિવિધ ઓપરશન સરળતાપૂર્વક કરી શકાય અ માટે આધુનિક ફેકો માઈકોસ્કોપ જેવા મશીનો ઉપલબ્ધ કરાયા છે હોસ્પોટલમા ઓપરેશન અને ચોકકસ દિવસે ઓ પી ડી માટે આવતા શહેરના જાણીતા આંખના રોગના નિષ્ણાત કહયું હત કે આંખ વિભાગમાં ફકો મશીન દવારા સો જેટલા ઓપરેશન કરી નાખવામાં આવ્યા છે ઉપરાંત હોસ્પિટો માં બીજુ એક આધુનિક માઈક્રોરકોપ ઉપલબ્ધ કરાવાયુ છે જેનાથી મોતિયાના ઓપરશન ઉપરાંત બીજા ઓપરેશનો પણ અત્યંત સરળ બન્યા છે જયાર આંખની ઝામરનુ ઓપરેશન પણ માઈક્રોસ્કોપ ની મદદથી કરો શકાય છે આરતી ભટ હવમાન સમગ્ર રાજયની સાથે કરછ જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો

જિલ્લા માં હીટવેવને કારણે શહેરી વિસ્તાર અને રણકાંધીના વિસ્તારોમા સખત ગરમી અને લુ નો પ્રકોપ અનુભવાયો હતો